પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે

આ સંવાદ સેતુમાં શ્રી રત્નસુંદરજી મહારાજ સાહેબ નમ્રમુની વ્રજરાજકુમાર દ્વારકેશલાલજી બ્રહ્મવિહારીસ્વામી ત્યાગ વલ્લભ સ્વામી શેરનાથ બાપુ અવિચલદાસજી મહારાજ દિલીપદાસજી મહારાજ શંભુપ્રસાદ ટૂંડિથા મૌલાના લુકમાન તારાપુરી રાઈટરેવ સિલ્વન વગેરે વિવિધ ધર્મ સંપ્રદાયનાં સંતો મહંતો જોડાશે આ સાંપ્રત સ્થિતિમાં ધર્મ સંપ્રદાય અને અનુયાયીઓની ભૂમિકા અંગે પણ સંભવતઃ તેમાં ચર્ચા થશે

બાબાસાહેબ ભીમરાવ આંબડકરનો આજે જન્મદિવસ ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવી રહ્યા છે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે યોજાયેલ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો જો કે કોવીડના કારણોસર જાહેર કાર્યક્રમો પ્રતિબંધિત કરાયા છે

પાટણ શહેરના હાર્દસમા બગવાડા દરવાજા ખાતે આવેલ ડો આંબેડકરની પ્રતિમા ખાતે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિત રાજકીય પક્ષો સામાજિક અગ્રણીઓ પદાધિકારીઓ કાર્યકરો અને વિવિધ સંસ્થા સંગઠનો દ્વારા નારા સાથે પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી ભારતીય જનતા પાર્ટી પાટણ શહેર દ્વારા ડૉ

કોંગ્રેસના પાટણ જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર સહિત આગેવાનો કાર્યકરો તેમજ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળી અને વિવિધ સંગઠનો દ્વારા માલ્યાર્પણ કરાયું હતું આ ઉપરાંત અનુસૂચિત જાતિ કલાકાર સંગઠન તથાગત ફાઉન્ડેશન ડૉ આંબેડકર યુવક મંડળ જયભીમ ફાઉન્ડેશન વાલ્મિકી વિકાસ મંડળ ટ્રસ્ટ નવસર્જન ટ્રસ્ટ તેમજ એનએસયુઆઈ સહિતના સંગઠનો દ્વારા ભારત રત્ન ડો

આંબેડકરને વંદન કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી કોરોના ફેલ્પલાઇન મોરબીમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે ત્યારે કોવીડ કેર સેન્ટરમાં બેડ અંગેની માહિતી મળી રહે તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આજથી હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે જીલ્લાના કોવીડ પોઝીટીવ દર્દીઓને ડેઝીંગનેટેડ હોસ્પિટલ અને કોવીડ કેર સેન્ટરમાં બેડ અંગેની માહિતી ફોન દ્વારા મળી રહે તે માટે કલેકટર કચેરી ખાતે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે

ટી હોસ્પિટલને કોવિડ માટે ઓક્સિજન કોન્સન્ટ્રેશન ભેટ અપાશે હાલમાં કોરોના મહામારીના સમયમાં લોકોને આરોગ્ય સેવાઓ મેળવવી મુશ્કેલ પડી રહી છે ત્યારે ઓક્સિજન સિલિંડરની પણ જરૂરિયાત પડી છે

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમા પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે મહામારીને પહોચી વળવા શાંતાબા મેડિકલ અને જનરલ હોસ્પિટલ ખાતે હાલ પુરતી સુવિધા ઉપલબ્ધ છે અહી ઓકિસજન તેમજ રેમડેસિવીર દવાનો પુરતો જથ્થો છે

સિવીલ હોસ્પિટલના સંચાલક પિન્ટભાઇ ધાનાણીએ જણાવ્યું કે ટ્રસ્ટના પ્રમુખ વસંતભાઇ ગજેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે તેમણે વધુમા જણાવ્યું કે હાલમા સિવીલમા ઓકિસજન તેમજ રેમડેસિવીરનો જથ્થો પુરતો છે